પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા વીરજવાનોને શ્રદ્ધાંજલી આપતાં જણાવ્યું છે કે સેનાના આધુનિકીકરણને તેમની સરકાર ટોચની અગ્રતા આપે છિ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આફ્રિકાના ત્રણ દેશો બેનીન ગામ્બીયા અને ગીનીની સત્તાવાર મુલાકાતે જવા આજે રવાના થશે

તેમણે કહ્યું કે સંરક્ષણ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ તથા મેઇક ઇન ઇરેન્ડયા ફેઠળ સંરક્ષણ ક્ષેત્રે ખાનગી ક્ષેત્રના એકમોની ભાગીદારી વધારવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સેનાના જવાનો તથા તેમના પરિવારજનોના કલ્યાણ માટે ઘણાં પગલાં તેમની સરકારે છેલ્લા પાંચ વર્ષમાં લીધા છે કારગીલ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનના મલીન ઇરાદાઓ નિષ્ફળ બનાવીને તેને યોગ્ય રીતે વળતો જવાબ આપ્યો હતો કારગીલમાં ભારતીય સેનાએ મેળવેલો વિજય ભારતની શેેેક્ત નિર્ધાર તથા ક્ષમતાનો પરિચય આપે છે શ્રી મોદીએ કારગીલ વિજયને દરેક ભારતીયોનો વિજય ગણાવ્યો હતો તેમણે કહ્યું કે આ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોએ ભાવિ પેઢી માટે બલિદાન આપ્યું હતું પ્રધાનમંત્રીએ કહ્યું કે પરોક્ષ યુદ્ધ અને આતંકવાદનો ખતરો સમગ્ર વિશ્વની સમક્ષ છે તેમણે કહ્યું કે યુદ્ધમાં નિષ્ફળતા મેળવનારા પોતાના રાજકીય લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પરોક્ષ યુદ્ધ તથા આતંકવાદને સમર્થન આપવાની નીતિ અપનાવી રહ્યા છે

પશ્ચિમ આફ્રિકાના ત્રણ દેશોની સાત દિવસ સુધી ચાલનારી સત્તાવાર મુલાકાતમાં કેન્દ્રિયમંત્રી પ્રતાપયંદ્ર ષડંગી તથા સાંસદ દિલીપ ઘોષ રાષ્ટ્રપતિની સાથે રહેશે વિદેશ મંત્રાલયના સચિવ વિજય ઠાકુરસિંહે જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ આજે બપોરે બેનીનમાં કોટોનું પહોંચશે શ્રી કોવિંદ બેનીનના રાષ્ટ્રપ્રમુખ પેદ્રીસ તેલો સાથે આવતીકાલે મંત્રણા કરશે અને ત્યારપછી નેશનલ એસેમ્બલીમાં સંબોધન કરશે શ્રી કોવિંદ કોટનુમાં ત્યાં વસતા ભારતીયો સાથે પણ વાતયીત કરશે બુધવારે ગામ્બીયાની મુલાકાત વખતે રાષ્ટ્રપતિ કોવિંદ પાટનગર બંજુલમાં રાષ્ટ્રપ્રમુખ અદામા બૈરો સાથે પ્રતિનિધી સ્તરની વાતયીત કરશે એ જ દિવસે રાષ્ટ્રપતિ કોવિંદના સંબોધન માટે નેશનલ એસેમ્બલીની ખાસ બેઠક બોલાવવામાં આવી છે વિદેશયાત્રાના છેલ્લા તબક્કામાં રાષ્ટ્રપતિ કોવિંદ ગીનીના પાટનગર કોનાકી આગામી પહેલી ઓગસ્ટે પહોંચશે

આ અંગેનું જાહેરનામું ગઇકાલે બહાર પાડવામાં આવ્યું છે સંસદે આ વિધેયકને આ સપ્તાહમાં બહાલી આપી હતી

તેમણે કહ્યું કે ભૂગર્ભ જળ સપાટીમાં વધારો કરવાના રાષ્ટ્રીય મિશનમાં બધાએ સાથે મળીને કામગીરી કરવી જાઇએ

પી

તેમણે જણાવ્યું હતું કે ભાજપ એક માત્ર એવો પક્ષ છે કે જેમાં સામાન્ય નાગરીક ટોયના પદે પહોંચી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ઉદાહરણ આપી શ્રી નફાએ કહ્યું હતું કે આ બંને અગ્રણીઓ સામાન્ય પરિવારના હોવા છતાં ટોચના પદ સુધી પહોંચી શક્યા છે